જળસંરક્ષણ માટે લોકજાગૃતિ ઉભી કરવા જળશક્તિ અભિયાનનો આરંભ

નવી દીલ્હીમાં જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે જળસંચયને રાષ્ટ્રીય સ્તરે અશ્રતા આપવામાં આવી છે અને તે લોકસંબેશ બનવી જોઇએ તેમણે લોકસહયોગ માટે આહવાન કર્યું હતું શ્રી શેખાવતે કહ્યું કે દરેક વ્યક્તિ પાણીની અછત તથા દુષ્કાળથી બચવા માટે પ્રયત્નશીલ બને તેમણે કહ્યું કે માથાદીઠ પાણી ઘટી રહ્યું છે અને આબોહવા પરિવર્તનની ભારતમાં ઘણી માઠી અસર જોવા મળી રહી છે હાલ દેશમાં માત્ર આઠ ટકા વરસાદી પાણીનો સંગ્રહ થાય છે તેમાં વધારો થાય તે જરૂરી છે જળશક્તિ અભિયાન બે તબક્કામાં હાથ ધરાશે

તેમાં જળસંરક્ષણ અને વરસાદી જળસંચય પરંપરાગત જળસાધનો બોરકૂવા રીચાર્જ માળખાં જળસ્નાવ વિકાસ અને સઘન વનીકરણ જેવાં પાંચ પગલાં લેવાશે સમયબદ્ધ રીતે જળસંચય અભિયાન હાથ ધરવા પર ભાર મૂકાયો છે

આજે એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ચાર વર્ષ પહેલા આજના દિવસે ડિજીટલ ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી હતી આનો ઉધ્યેશ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને લોકો માટે સહજ રીતે ઉપલબ્ધ કરાવવાનો છે તેમણે કહ્યું છે કે ડિજીટલ ઇન્ડિયા એક જન આંદોલન છે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે તેઓ ડિજીટલ ઇન્ડિયા કાર્યક્રમને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહેલા લોકોનું સન્માન કરે છે અને તેમના આગળના કાર્ય માટે શુભકામનાઓ પાઠવું છું

એક મીની બસ પર્વતીય વિસ્તારમાં ખાઇમાં ઉથલી પડતાં આ અકસ્માત સર્જાયો છે સીર્ગવારી નજીક આ અકસ્માત થયો છે

રાજયપાલ સત્યપાલ મલીકે મૃતકોના પરિવારજનોને પાંચ લાખની સહાય જાહેર કરી છે તેમણે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી અને રાજયપાલ સહિત અગ્રણીઓએ અકસ્માત બદલ દુખની લાગણીઓ દર્શાવી છે

તેમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી તથા આર્થિક પછાત વર્ગને નોકરીમાં અનામતની જોગવાઇ છે તે દ્વારા વટહુકમને નિયમિત કરાયો છે

લોકસભામાં ચર્ચાનો આરંભ કરતાં કોંગ્રેસના અધિર રંજન ચૌધરીએ આ માટે વટહુકમ સામે પ્રશ્નાર્થ કર્યો હતો તૃગ્રમૂલ કોંત્રેસના પ્રતિમા મંડલે આ ખરડાને ટેકો આપ્યો હતો બહુજન સમાજ પાર્ટીના રીતેશ પાંડેએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત અંગેની સ્થિતિ જાહેર કરવા રજૂઆત કરી હતી

તેમણે કહ્યું કે હાલ દેશમાં બેરોજગારીનો દર સાડા ત્રણ ટકા છે જે વિશ્વના બેરોજગારી દર પ હ્ ટકાથી ઘણો ઓછો છે પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનામાં રોજગારી સર્જન કરીતા નોકરીદાતાઓને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી છે

ટ્વીટર પર તેમણે જજ્ઞાવ્યું કે તેનાથી પારદર્શકતા વ્યાપક બનશે ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમ ચાર વર્ષ અગાઉ શરૂ કરાયો હતો અને નાગરિકોએ અપનાવતાં તેમાં સફળતા મળી છે

પ્રસારભારતીએ ગયા વર્ષે આવી નવ વેન ખરીદી હતી તેમણે કહ્યું કે પ્રસારભારતીનું સંચાલન સરકાર કરતી નથી અને તે એક સ્વાયત્ત સંસ્થા છે

તેમાં જમ્મુમાં સરહદી દસ કીલોમીટરના વિસ્તારમાં વસતા લોકોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી જગ્યાઓમાં અનામતની જોગવાઇ છે તે દ્વારા આ અંગેનો વટહુકમ નિયમિત કરાશે

પંચ દ્વારા જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્ર સાથે વાતચીત ચાલે છે તથા રાજકીયપક્ષો સાથે ચર્ચાના આધારે ધાર્મિક પ્રસંગે અને સલામતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી યોજાશે

ગયા મહિને જીએસટીની આવક એક લાખ કરોડનો આંક વટાવી ગઇ હતી

જો કે તેનો અમલ પહેલી ઓકટોબરથી થશે નાણાં મંત્રાલયે નાના કરદાતાઓ અને વેપારીઓ માટે સહજ અને સુગમ રીટર્ન રજૂ કર્યા છે

ઉપરાષ્ટ્રપતિશ્રી વૈંકેયાહ નાયડુએ જીએસટી લાગુ થવાથી કરવેરા સરળીકરણને આવકાર્યું હતું

તેઓ બિહારમાંથી ચૂંટાયા છે આ ઉપરાંત ભાજપના અશ્વીની વૈષ્ણવે પણ શપથ લીધા હતા રાજયસભાના સભાપતિ વેંકેયાહ નાયડુએ તેમને શપથ લેવડાવ્યા હતા

આજે દિલ્હી મેડીકલ એસોસિએશન દ્વારા ડોકટર્સ દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધતાં તેમણે કહ્યું કે બિનઆરોગ્યપ્રદ ખોરાકની ટેવો અને આરામપ્રિય જીવનશૈલી સામે લોકોમાં જાગૃતિ લાવવા ડોકટરો કટિબદ્ધ બને ઉપરાષ્ટ્રપતિએ ડોકટરોને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેવા અને ચેપી તથા બીનચેપી રોગોથી વાકેફ કરવા અનુરોધ કર્યો

રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતે કહ્યું કે શ્રી ગાંથી સાથે વિસ્તૃત ચર્ચા થઇ છે અને યોગ્ય પ્રતિભાવની આશા છે